પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યમાં ખેતી પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્રની ત્રણ યોજનાઓનો આજે શુભારંભ કરાવશે

અન્ય રાજ્યોના નામ આ મુજબ છે આંધ્રપ્રદેશ આસામ બિહાર ગોવા મહારાષ્ટ્ર હરીયાણા હિમાચલપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ તમીળનાડુ ત્રિપુરા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્ફી અને જમ્મુ અને કાશ્મીર નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પાંચ પોઇન્ટ ઓગણીસ ટકના વ્યાજદરે આ ઘિરાણ મેળવ્યું છે કેન્દ્ર સરકાર સાપ્તાહિક ધોરણે રાજયોને જીએસટી વળતર પેટે છ ફજાર કરોડ રૂપિયા આપવાની નેમ ધરાવે છે

રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે કૃષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

કોવિડ દેશ દેશમાં કોવીડના એકટીવ કેસોની સંખ્યા છેલ્લા બે માસમાં પ્રથમવાર સાત લાખથી ઓછી થઇ છે

મુંબઇ ઇન્ડિયન્સના ટ્રેન્ટ બોલ્ટે ધુઆધાર બોલીંગ કરીને ચેન્નાઇના યાર ખેલાડીઓને આઉટ કર્યા હતા જયારે જસપ્રીત બુમરાહ અને રાહુલ યહરે બે બે વિકેટ લીધી હતી

પ્રથમ મેચ અબુધાબીમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્ફી કેપીટલ્સ વચ્ચે બપોરે સાડા ત્રણ વાગ્યાથી રમાશે જયારે બીજો મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબ અને સન રાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દુબઇમાં સાંજે સાડા સાત વાગ્યાથી યાલુ થશે